તેમણે કહ્યું કે આ બજેટ લોકોની આવકને પ્રોત્સાફન આપનારુ અને તેમની ખરીદ શક્તિને વધારનારુ છે

નાણાંમંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રના મહત્વના મુદ્દાઓ આ મુજબ છે

એમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સૌર ઉર્જા આધારિત સહાય અપાશે

ખેડૂતોને જોડવામાં આવશે જાહેર ખાનગી ભાગીદારીથી તાલુકા કક્ષાએ વેર હાઉસ ઊભા કરાશે

અને ખાનગી સહકાર ધોરણે કિસાન રેલની રચના કરાશે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખેત ઉત્પાદન હેરફેર માટે રાષ્ટ્રીય ક્રષિ ઉડાણ વિમાન કાર્ગો સેવાઓ શરૂ કરાશે

ફાળવણી કરાશે

દરેક ધરમાં વિજળીના જોડાણને સરકારની મહત્વની સિદ્ધિ ગણાવીને નાણાંમંત્રીએ જણાવ્યું કે સ્માર્ટ મિટર વ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે સમગ્ર દેશમાં ખાનગી ક્ષેત્ર ડેટા સેન્ટર પાર્ક સ્થાપી શકે તે હેતુથી નવી નિતી ઘડાશે

એ સ્થાપવાની દરખાસ્ત બેન્ક અને બેન્કમાં ખાંતુ ધરાવતા ગ્રાહકોના નાણાં સલામત બનાવવા બધી જ કોમર્શિયલ બેન્કોની કામગીરી અને તેમની સધ્ધરતા ઉપર ધ્યાન રાખવા અલાયદી સંસ્થાની દરખાસ્ત

લેવાયા પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવનાર વ્યકિતને કોઇ આવક વેરો ભરવો પડશે

નવી આવકવેરા પદ્વિતિ નફી સ્વીકારીને જુની પદ્વિતિ મુજબ આવકવેરો ભરવાનો વિકલ્પ કરદાતાને અપાયો છે

કરવામાં આવી સીધા કરવેરાને લગતી કાનૂની અરજી ઘટાડવા વિવાદસે વિશ્વાસ યોજનાની દરખાસ્ત

બી હારેગા દેશ જીતેગા પર વધુ ભાર આપવામાં આવશે

નવી શિક્ષણ નીતિની ટૂંકમાં જાહેરાત કરાશે વંચિત વર્ગ માટે સ્નાતક કક્ષાના ઓનલાઈન અભ્યાસક્રમો શરું કરાશે રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ન્યાય સહાયક ફોરેન્સિક યુનિવર્સિટી ઊભી કરાશે

પાંચ નવા સ્માર્ટ શહેરોને જાહેર ખાનગી ભાગીદારીથી વિકસાવવામાં આવશે

રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિ જાહેર કરાશે

નોલેજ ટ્રાન્સલેશન નેટવર્ક ઊભું કરાશે અને ઉદ્યોગો તથા ટેક્નોલોજીને મદદરૂપ બનશે

ને મજબૂત બનાવશે દરેક નાગરિકને આર્થિક રીતે સક્ષમ બનાવશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય લોજીસ્ટીક પોલિસી દ્વારા ઉદ્યોગને મોટો ફાયદો થશે

માનેસર ખાતેનો શિબીર સેનાના જવાનો જયારે યાવલા શિબીર આઇટીબીપીના જવાનોના હસ્તક છે

આ સાથે જ રાષ્ટ્રપતિ પાસે હવે કોઇ રજી પડતર નથી ઉલ્લેખનીય છે કે દિલ્ફીની દાલતે આ કેસના ચાર કસુરવારોની ફાસીની સજા હવે પછીના આદેશ સુધી મોકુફ રાખી હતી

ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી નવી દિલ્ફીમાં તેમના યાર દિવસના પ્રચાર અભિયાનનો આરંભ કરશે તેઓ આજે કરવાલનગર જહાંગીરપુરી નરેલા અને રોફીણીમાં રેલીઓને સંબોધન કરશે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ આજે જાહેરસભાઓ યોજશે

કેન્દ્રિય કાયદો અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ચર્ચા કરવાથી વિરોધ કરનારા લોકોને કાયદાની જોગવાઇઓ સમજાવી શકાશે